નાનાજી દેશમુખ અને ભૂપેન ફજારિકાને મરણોતર ભારતરત્ન એનાયત કરવામાં આવશે

અને તેમાં યુવાનોને રોજગારી માટે તાલીમ અપાઈ હતી

મળતી માહિતી મુજબ માંડવી પાસેથી બે યુવાનો સમીજા નાસીર હુસૈન ઉર્ફે રાજા અબ્દુલ સત્તાર અને ઉમદ નામનો વ્યક્તિ બાઇક પર જઈ રહ્યા હતા ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે આ બંને ઇસમોની તપાસ કરતાં એક કિલો બ્રાઉન સુગરનો જથ્થો મળી આવ્યો હતો આ બ્રાઉન સુગરની કિંમત એક કરોડ રૂપિયાની મનાઈ રહી છે હાલ ગુજરાત એટીએસએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આ બંને ઇસમો એક કિલો બ્રાઉન સુગર ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે

નેહ્લ ઠક્કર ગ્રીન ગ્રાઉન્ડ જયુબિલી ગ્રાઉન્ડ ભુજ મેદાનને ગ્રીન ગ્રાઉન્ડ બનાવવા માટે આવતીકાલે મંગળવારે સવારે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજવામાં આવશે

મંગળવારે સવારે ઓલ્ફેડ ફાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષા રોપણ કરાશે આ સમગ્ર ફરિયાળી કાયમ રફે તે માટે ડ્રિપ ઇરીગેશન સિસ્ટમ બેસાડવામાં આવશે જેથી રોપાઓનો ઉછેર વ્યવસ્થિત થાય

જેમા ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડમાં ભારે વરસાદ પડી શકે તેમ છે

આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં કરછ સફીત કેટલાંક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય તરીકે તૈનાત કરવામાં આવી છે